ફેસબુક લાઇવ જેવા માધ્યમથી રાજયજોગ સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે કોરોનાને દેશવટો આપવાની નેમ સાથે સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ હાથ ધરાયું છે

તેમણે પહેલી મેં થી યુવા પેઢીનું કોરોના રસીકરણ શરૂ કરવા માટે રસીના અઢી કરોડ ડોઝ તૈયાર રાખવાની જાહેરાત પણ કરી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકારી કેન્દ્ર ઉપર રસી વિનામુલ્યે અપાશે

કોરોના સંક્રમણ નિયંત્રણ ના હેતુથી રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે

આ ઉપરાંત અન્ય એક મહત્વના નિર્ણય મુજબ રાજ્યના ધારાસભ્યો ટીઓને મળતી પ્રવર્તમાન ગ્રાન્ટ ઉપરાંત રપ લાખની ગ્રાન્ટ સરકારી હોસ્પિટલદવાખાનાકોર્પોરેશન અને નગરપાલિકાના દવાખાના ને મેડીકલ સાધનોની સહાય માટે આપી શકાશે

જેમાં ડાંગના અંતરીયાળ વિસ્તારોથી કચ્છના સરહદી ક્ષેત્ર સુધીના સમગ્ર જીલ્લમાં આ સેવા ઉપલ્લ્બ્ધ બનાવશે કોરોના વાયરસ સામેની રાજ્ય સરકારની લડતને વધુ મજબુત બનાવવા માટે આ નિર્ણથો લેવાયેલ છે

પ્રેમકુમાર ક્ન્નરે આકાશવાણી ના શ્રોતાઓને આ પ્રમાણે જણાવ્યું હતું

તેવામાં જીલ્લમાં સંસાધનોની અછત અંગે પણ રજુઆતો કરાઈ છે ત્યારે પ્રભારી સચિવ જે

ગુપ્તા ગઈકાલે કચ્છ દોડી આવ્યા હતા અને બેઠકોનો દોર આરંભી દેવાયો હતો જેમાં સરકારી હોસ્પીટલોમાં ઓક્સિજ્નનો જથ્થો પહોચે છે